શિરોમણિ ગુરૂદ્વારા પ્રબંધક સમિતિ દ્વારા સુલતાનપુર લોધીમાં ગઈકાલે નગર કીર્તન કરવામાં આવ્યું હતું પ્રકાશ પર્વમાં ભાગ લેવા દેશ વિદેશથી શ્રદ્ધા સાથે ઐતિહાસિક શહેર સુલતાનપુર લોધી ડેરા બાબા નાનક અને શ્રી અમૃતસરમાં લોકોની ભીડ એકઠી થઈ છે ગુરૂ પર્વના એક દિવસ પહેલા યોજાયેલા નગર કીર્તનમાં પણ મોટી સંખ્યામાં શ્રદ્વાળુઓ ઉપસ્થિત રહ્યા હતા આજે સવારે પ્રકાશ પર્વ શબ્દ ગાયન અને ગુરબાનીના પાઠ સાથે ઉજવાશે

આ બેઠકમાં ઉઝબેકિસ્તાનના રાજપૂતે જણાવ્યું કે નવેમ્બર માસના અંતે ઉઝબેકિસ્તાન નું એક ઉચ્ય કક્ષાનું પ્રતિનિધિમંડળ ગુજરાત આવશે

આગામી રહમી નવેમ્બરથી ફ્લાઇટ શરૂ થશે એલાઇન્સ એર દ્વારા નાસિક અમદાવાદ વચ્ચે પહેલેથી જ ફલાઈટ ચાલુ છે જેને ફવે કંડલા સુધી લંબાવાઈ છે

ફ્લાઈટ સોમવારથી શુક્રવાર એમ સપ્તાહમાં પાંચ દિવસ ઉડાન ભરશે

કચ્છ વધુ એક હવાઈ સેવા મળતા કચ્છીઓમાં આનંદની લાગણી જોવા મળે છે

મીઠા ઉદ્યોગકારોના જણાવ્યા અનુસાર અત્યાર સુધી આના માટે ઘણા પ્રયત્ન કરાયા હતા પણ ઉચ્ય માપદંડોના કારણે તે શક્ય બનતુ ન હતું પરંતુ હવે આપણે આંતરરાષ્ટ્રીય કક્ષાની ગુણવત્તાને પાર કરતી ગુણવત્તા જાળવતા આ શક્ય બન્યું છે ફજુ આગળ પણ મીઠાની નિકાસ થતી રહેશે જેથી મીઠા ઉદ્યોગને મોટો આર્થિક ફાયદો થશે અને દેશના વિદેશી હૃંડિયામણમાં વૃદ્ધિ થશે

મંજૂરી પણ અત્યંત ઝડપી અને સરળતાએ મળી રહે તે હેતુસર ઓનલાઇન રજીસ્ટ્રેશન પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું છે આ પોર્ટલમાં અરજીપત્ર ખૂબ જ સરળતાથી ભરી શકાય તેવી ખાસ સુવિધા પણ ઉપલબ્ધ છે મુખ્યમંત્રીએ આ ઓનલાઇન રજીસ્ટ્રેશન વેબ પોર્ટલનો ગઈકાલે પ્રારંભ કરાવીને પોર્ટલમાં આવેલ પ્રથમ અરજી તેમજ પ્રથમ મહિલા ઊદ્યોગ સાહસિકને તરત જ અરજી મંજૂર કરી સ્વીકૃતિ પ્રમાણપત્ર ઇ મેઇલથી એનાયત કર્યુ હતું

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડો